ડી

ટી

ની ભરતીમાં આદિવાસીઓના જાતિ પ્રમાણપત્ર અંગે ઉભા થયેલા પ્રશ્નો અંગે કૅબિનેટ બેઠકમાં ચર્ચા થઈ હતી અને મુખ્યમંત્રી વિજય રૂપાણી એ આદેશ આપ્યા છે કે એલ આર ડી ની ભરતીમાં એકપણ ઉમેદવારનું પોતે અનુસુચિત જાતિના હોવા અંગેનું ખોટું પ્રમાણપત્ર યલાવી લેવામાં આવશે નહી અને આ અંગે જો કોઇને પણ વાંધો હોય તો તે તમામ વ્યકિતઓ સાથે રાજય સરકાર ખુલ્લા મને યર્યા કરવા તત્પર છે શ્રી વસાવાએ ઉમેર્યુ કે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર આદિવાસીઓના હિતના રક્ષણ માટે સતત ચિંતિત છે ત્યારે ખોટા આદિવાસીઓ સામે કડક કાર્યવાહી કરી સાચાને ન્યાય અપવવાનો નિર્ણય રાજય સરકાર દ્વારા કરવામાં આવેલ છે રાજ્ય સરકાર રોજગાર મેળાના આયોજન દ્વારા રાજ્યના શિક્ષીત યુવાનોને રોજગારી અપાવવા પ્રતિબધ્ધ છે ગઈકાલે નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાત ખાતે મેગા પ્લેસમેન્ટ કેમ્પને ખૂલ્લો મૂકતાં ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ગુજરાત સરકારે વિદ્યાર્થીઓના ભાવિના ઘડતરની સાથે તેમના માટે રોજગારીના દ્વારો પણ ખૂલ્યા છે તેમણે કહ્યું કે યુવાનોને તેમના અભ્યાસ અને રૂચિને અનુરૂપ નોકરી મળે તે રાજ્ય સરકાર વિશેષ પ્રયાસો હાથ ધર્યા છે આ પ્રસંગે શ્રી પ્રદીપસિંહ જાડેજાના હસ્તે વિદ્યાર્થી અને કંપની ડિરેક્ટરી પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું

અમારા પ્રતિનિધિ જણાવે છે કે આ મેગા પ્લેસમેન્ટ કેમ્પનું ઉદઘાટન જામનગર મહાનગર પાલિકાના મેથર હસમુખભાઇ જેઠવા દ્વારા કરવામાં આવ્યું હતું હાલાર પંથકના વિવિધ કોલેજમાં અભ્યાસ કરતાં ફાઇનલ યરના વિદ્યાર્થીઓને ભણતર પૂરું થતાં જ તાત્કાલિક નોકરી મળી રહે તેવા હેતુસર આ મેગા પ્લેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દ્વારકા અને જામનગરની કોલેજના યુવક યુવતીઓને રોજગારીની ઉજ્જવળ તક મળતા મોટી સંખ્યામાં યુવાનો કેમ્પમાં ઉમટી પડ્યા હતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું છે કે ખેડૂતોની આવક બમણી કરવા માટે પશુપાલન સૌથી મહત્વનું સહયોગી ક્ષેત્ર છે ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી જ ભારતનું ભવિષ્ય હોવાનું કહેતા તેમણે ગાંધીનગર ખાતે મધુર ડેરીની સુવર્ણ જયંતીનો શુભારંભ કરાવ્યો હતો

આનંદ જિલ્લા ના અમારા પ્રતિનિધિ જણાવે છે કે આણંદ ખાતે પ્રદેશ પ્રમુખ અમિત યાવડા તથા પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીની ઉપસ્થિતીમાં જિલ્લા તાલુકા પંચાયત સીટ સંયોજક તથા નગરપાલિકા વોર્ડ સંયોજકને જરૂરી માર્ગદર્શન અપાયુ હતું આ પ્રસંગે અમિત ચાવડાએ જણાવ્યું કે સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસનું સંગઠન વધુ મજબૂત બનાવવાના હેતુથી જિલ્લા તાલુકા અને નગરપાલિકાના વોર્ડ સંચોજકો તથા જનમિત્રો બનાવીને બુથ લેવલ સુધી કોંગ્રેસના કાર્યકરો જોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જે આગામી પાંચ મહિનામાં ડિજીટલ બનાવી દેવાશે ભરતસિંહ સોલંકીએ ભારતીય જનતા પાર્ટી સામે આક્ષેપ કરતાં કહ્યું હતું કે આ દેશમાં આઝાદી અપાવવામાં જેમણે યોગદાન આપ્યું છે તેને વિસરવામાં આવી રહ્યા છે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સ્ટડી ઇન ગુજરાત અભિયાન અંતગર્ત આગામી તેરમીથી ચોવીસમી ફેબ્રુઆરી દરમિયાન આફ્રિકાના વિવિધ દેશોમાં રોડ શો નું આયોજન કરવામાં આવ્યું છે શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતી વિભાવરીબેન દવે ના નેતૃત્વ હેઠળનું એક પ્રતિનિધિમંડળ આગામી તેરમી ફેબ્રુઆરીએ કેન્યામાં રોડ શો કરશે જ્યારે સતરમીએ યુગાન્ડા ખાતે વીસમીએ ઝીમ્બાબ્વે અને યોવીસમી ફેબ્રઆરીએ મોઝામ્બિકમાં રોડ શો યોજાશે

યુગાન્ડા અને મોઝામ્બિક માટે મુખ્ય ભાગીદાર મારવાડી યુનિવર્સીટી છે જ્યારે કેન્યા માટે ગુજરાત યુનિવર્સિટીથી અને ઝીમ્બાબ્વે માટે પારૂલ યુનિવર્સિટી છે આ રોડ શો માં રાજ્યના શિક્ષણ ક્ષેત્રની ઝાંખી દર્શાવાશે અને ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણ માટે રસ ધરાવતા ઉમેદવારોને રાજ્યના આધુનિક સંસાધનોથી માહિતગાર કરવામાં આવશે આ ઉપરાંત ઉમેદવારોને વધુ વિગતો પ્રાપ્ત થાય એ ઉદેશથી રાજ્યની વિવિધ યુનિવર્સિટી અને કોલેજના પ્રતિનિધિઓ માહિતી આપશે

ગુજરાત એસ

એક લાખ કિલોમીટર જેટલો પ્રવાસ બસ કરે ત્યારે અકસ્માત નો દર માત્ર શૂન્ય પોઈન્ટ છ ટકા જેટલો નજીવો રહેવા બદલ આ બહ્માન અપાયું છે નવી દિલ્હીમાં કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીના હસ્તે એસ ટી નિગમને વિજેતા ટ્રોફી તેમજ બે લાખ રૂપિયા નો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એસ ટી નિગમને આ ગૌરવ સિદ્ધિ માટે અભિનંદન પાઠવ્યા છે

વડોદરાના બીજા દાવમાં કે

આણંદ જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે ઉપર એક કાર અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કારમાં બેસેલા બે વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત નિપશ્યા હતા જ્યારે અન્ય બે વ્યક્તિઓને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે સૌરાષ્ટ્રમાં પ્રભાસ પાટણ ખાતે આવેલા સોમનાથ મહાદેવ મંદિર પરિસરનો વિકાસ કરવા માટે કેન્દ્ર સરકારની પ્રસાદમ યોજના હેઠળ ઉદાર સહાય મળતી રહે છે

નવા ભવનમાં વિશાળ હવા ઉજાશ લાઇટ અને શીલ્પોને નવાનકોર બનાવી સંગ્રહાલય જેવુ તેને દર્શનીય બનાવેલ છે